પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે આંતરરાષ્ટ્રીય બટાકા પરિષદનો આજથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વિડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન કેન્દ્રીય વિદેશમંત્રી ડો

જયશંકર આજથી બે દિવસની નર્મદા જિલ્લાની મુલાકાતે વિવિધ વિકાસકામોનું કરશે લોકાર્પણ

સુપોષિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરતાં મુખ્યમંત્રી રણજી દ્રોફીમાં એક સો મેચ રમવાનો વિક્રમ રચનાર ગુજરાતના પહેલા ખેલાડી બન્યા પાર્થિવ પટેલ આવતીકાલથી રાજ્યમાં શીત લહેર પાછી ફરશે તેવી હવામાન ખાતાની આગાહી પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં યાત્રાધામ વરાણા ખાતે શ્રી ખોડિયાર માતાના સૌથી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરીને આ આંતરરાષ્ટ્રીય બટાકા પરિષદ ને ખુલ્લી મુકશે

બટાકાની ઉત્પાદકતા અને પોસેસિંગમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રણ દિવસની આ વૈશ્વિક બટાકા પરિષદમાં પ્રથમ દિવસે દેશ વિદેશના નિષ્ણાતો દ્વારા બટાકાના ઉત્પાદન અને વપરાશ ક્ષેત્રે થયેલા નવીનતમ સંશોધન અને ટેક્નોલોજી ઉપર ચર્ચા વિયારણા થશે બીજા દિવસે બટાકા સહીત વિવિધ ક્રષિ ઉત્પાદનો અંગે એક કૃષિ મેળો ખુલો મુકાશે જયારે શુક્રવારે અંતિમ દિવસે પોટેટો ફિલ્ડ ડે યોજાશે

જયશંકર આજથી બે દિવસની નર્મદા જિલ્લાની મુલાકાતે આવશે બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ત્યારબાદ તેઓ રાજપીપલામાં સૂચિત એરસ્ટ્રીપ સ્થળની મુલાકાત લેશે અને સાંજે શ્રી જાયશંકર જિલ્લાના ઢોલાર ગામે જળસંચયના કામનો પ્રારંભ કરાવશે

વિદેશ મંત્રી સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ લેશર શો નિહાળશે

જયશંકર કેવડીયામાં આરોગ્ય વન જંગલ સફારીની મુલાકાત લેશે અને પક્ષી ઘરમાં નવા પક્ષીઓ રીલીઝ કરશે ત્યારબાદ તેઓ સવારે કેવડીયાથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે

ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

પ્રધાન મંત્રી એ પણ આ વિષયે ચિંતા વ્યક્ત કરી વિદેશ મંત્રાલય ને દરમ્યાન થવા અને જરૂરી મદદ માટે સૂચના આપી છે

ભોજન અને પાણી ન મળતા તેઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે

ગઇકાલે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ મેદાન ખાતે શરૂ થયેલી રણજી મેચમાં પોતાની એક્સોમી રણજી મેચ રમીને આવી સિદ્ધિ મેળવનાર તેઓ ગુજરાતના પ્રથમ ખેલાડી બન્યા છે ભારતની વર્લ્ડ કપ ટીમમાં રહી ચૂકેલા પાર્થિવ પટેલે ગુજરાતને રણજી ટ્રોફી ચેમ્પિયન શિપ જીતવાનું ગૌરવ પણ અપાવ્યું છે ગઇકાલે સુરતમાં મેચ શરૂ થતા પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પાર્થિવ પટેલનું સન્માન કરવામાં આવ્ય હતું

દરમ્યાન ગઇકાલે રાજ્યભરમાં વધુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા લોકોને ઠંડીમાંથી રાહત મળી હતી